સરકાર વનવાસીઓ અને આદિવાસીઓના અધિકારોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે

તેમણે કહ્યું છે કે આમાં બ્રિક્સ નેતાઓને સભ્ય દેશોની વચ્ચે પરસ્પર વ્યાપાર વધારવા ઇનોવેશન ટેકનોલોજી અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉદ્દેશ્યપૂર્ણ ચર્ચાની તક મળી એક ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભવિષ્યમાં ઉભરીને આવવાવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી પરસ્પર સહયોગ વધશે જેનાથી બધા દેશોના લોકોને ફાયદો થશે પ્રધાનમંત્રી બ્રાઝીલીયાથી નવી દિલ્ફી રવાના થયા છે આની પહેલા બ્રાઝીલીયામાં બ્રિક્સ વ્યાપાર પરિષદને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યુ ડેવલપમેન્ટ બેન્ક અને બ્રિક્સ વ્યાપાર પરિષદની વચ્ચે થયેલા સમજૂતી કરાર બન્ને સંસ્થાઓ માટે લાભદાયક સાબિત થશે બ્રિક્સ વ્યાપાર પરિષદ અને ન્યુ ડેવલપમેન્ટ બેન્કની ચર્ચામાં ભાગ લેતા શ્રી મોદીએ વૈશ્વિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બહ્પક્ષીય નાણાકીય સંસ્થાઓને ભારતના સંપૂર્ણ સહયોગનો આશ્વાસન આપ્યો શ્રી મોદીએ કહ્યું કે બ્રિક્સના સભ્ય દેશોએ એકબીજાની પ્રરક ક્ષમતાઓની માહિતી મેળવવી જોઇએ જે બધા માટે ઉપયોગ બનશે શ્રી મોદીએ કહ્યું કે બ્રિક્સ દેશ વિશ્વના આર્થિક વિકાસ માટે આશાનું કિરણ છે

શ્રી મોદીએ ન્યુ ડેવલપમેન્ટ બેન્કની ક્ષેત્રીય શાખા ભારતમાં તાત્કાલીક શરૂ કરવાનો આગ્રહ કરતાં વૈશ્વિક વિકાસને પ્રોત્સાહન આપવામાં બહ્પક્ષીય નાણાકીય સંસ્થાઓને પૂર્ણ સહ્યોગનો વિશ્વાસ આપ્યો શ્રી મોદીએ સૌને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સમસ્યાઓના નિવારણની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે બ્રિક્સ વ્યાપાર પરિષદથી ભારતમાં આરોગ્ય સંબંધી ડિજીટલ એપ્લીકેશનનો હૈકાથોનનું આયોજન કરવાનું કહ્યું બ્રિક્સ સંગઠનમાં ભારત રશિયા બ્રાઝીલ ચીન અને દક્ષિણ આફ઼િકાનો સમાવેશ થાય છે આ પાંચ દેશોમાં સામે આવેલા કેટલાક એગ્રોટેક સ્ટાર્ટઅપનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે તેમની વચ્ચે કાયમ નેટવર્ક બહ્ ઉપયોગી સાબિત થશે જેના માધ્યમથી તેનો બ્રિક્સના વ્યાપક બજારો અંગે પોતાના અનુભવોને એકબીજા સાથે આપ લે કરશે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર આદિવાસીઓ માટે કોઇ પ્રતિક્રળ પગલાં નહીં લે તેમણે કહ્યું કે સરકાર વનવાસીઓ અને આદિવાસીઓના અધિકારોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે

સર્વોચ્ય અદાલતે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગે માહિતી મેળવવા માટે આજે પંજાબ હરિયાણા ઉતરપ્રદેશ અને દિલ્લીના મુખ્યસચિવોને સમન્સ પાઠવ્યું છે

દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓડ ઇવન યોજનાને લંબાવવાનો અંતિમ નિર્ણય સોમવારે લેવામાં આવશે કારણ કે આગામી બે ત્રણ દિવસોમાં વાયુની ગુણવત્તામાં સુધારો થવાની આશા છે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી કેજરીવાલે કહ્યું કે સરકારે નથી ઇચ્છતી કે લોકોને બિનજરૂરી અસુવિધા થાય તેમણે પાડોશી રાજ્યોમાં કૃષિ કચરો સળગાવવાનો આરોપ કર્યો જેના કારણે રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે

રાફેલ વિમાન ખરીદીમાં સરકારે કલીનચીટ આપતા સર્વોચ્ય અદાલત દ્વારા પોતાના નિર્ણય પર પુનઃ વિચારની અરજીને રદ કરવા પર કોંગ્રેંસના વલણને જોતાં ભારતીય જનતા પાર્ટીએ આવતીકાલે રાષ્ટ્રવ્યાપી દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે આજે નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપના મહાસચિવ ભુપેન્દ્ર યાદવે કહ્યું છેકે અદાલતના આ નિર્ણયથી કોંગ્રેસનો જુક્રાણુ સૌની સામે આવી ગયું છે અને હવે રાહ્લ ગાંધીને તેમના દ્વારા વારંવાર લગાવવામાં આવેલા આરોપો માટે માફી માંગવી જોઈએ શ્રી યાદવે કહ્યું કે ભાજપ કાર્યકતા આ મુદ્દાને લઈને જુદા જુદા જિલ્લાઓમાં દેખાવો કરશે

તેમણે કહ્યું

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશને તેમની વીરતા પર ગર્વ છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારથી શરૂ થતાં સંસદના શિયાળુસત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે બેઠક દરમ્યાન ઓમ બિરલાએ લોકસભામાં સુચારુ સંચાલન માટે રાજકીય પક્ષોથી સહોયગ માંગ્યો છે રાજ્યસભાના સભાપતિ એમ વૈકેયા નાયડુએ પણ રવિવારે રાજ્યસભા માટે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે સત્રના એક દિવસ પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિ સ્ટંબને કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ સુધી હીમવર્ષા અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે જમ્મુ કાશ્મીરમાં આજે અરૂણ પ્રદેશમાં હિમવર્ષા થયા બાદ સલામતીના પગલાં તરીકે શ્રીનગર જમ્મુ અને શ્રીનગર લેહ રાષ્રીવ ય રાજમાર્ગો તથા મુગલ રોડને બંધ કરવામાં આવ્યો છે ઉત્તર કાશ્મીરમાં બારમુલા જિલ્લામાં ગુલબર્ગ જિલ્લામાં પ્રસિદ્ધ સ્કી રિસોર્ટમાં આશરે છ ઇંસ જેટલી હિમવર્ષા થઇ છે ખીણમાં ઉપરના વિસ્તારોમાં અને લદ્દાખમાં ગઇકાલે રાત્રીથી આજે સવાર સુધી હિમવર્ષા થઇ છે લદાખના કારગીલ જિલ્લામાં ટ્રાસમાં આશરે એક ઇંચ જ્યારે શ્રીનગર લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાંચ ઇંચ હિમવર્ષા થઇ છે શ્રીનગર સહિત ખીણના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ થઇ રહ્યો છે